પ્રાદેશિક સમાચાર નિકીતા શાહ વાંચે છે

મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત રાજ્યભરમાં આ નિર્ણયને આવકારાયો ઠેર ઠેર ફટાકડા ફોડી ઉજવણી કરાઇ

ગ્રહમંત્રીએ તમામ સભ્યોને આ વિધેયક પર ચર્ચા પર ભાગ લેવાની અપીલ કરી હતી

શિવસેના આમ આદમી પાર્ટી ટીડીપી એસપી અને અન્ય પક્ષોએ પણ આ ખરડાનું સમર્થન કર્યું હતું કોંગ્રેસ ડાબેરી પક્ષો ટીએમસી એસપી પીડીપી આરજેડી અને અન્ય પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ સરકારના નિર્ણયને આવકાર્યો અને તેને બહાદૂરીપૂર્વકનું પગલું ગણાવ્યું તેમણે કહ્યું કે આ નિર્ણય ઘણા સમયથી જરૂરી હતો અને તે દ્વારા શ્યામાપ્રસાદ મુખરજીને અંજલિ આપવામાં આવી છે

કોબાના શ્રી કમલમ ખાતે ભાજપ પ્રદેશ કાર્યાલયમાં ફટાકડા ફોડી ખુશી વ્યકત કરવામાં આવી હતી અમદાવાદ વડોદરા રાજકોટ સુરત સહિત ઘણા શહેરોમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી છે

બેઠકમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અને ગ્રહમંત્રીશ્રી અમીત શાહને અભિનંદન આપતો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો

જ

રાજયમાં કરવામાં આવેલી ઉજવણી અંગે અમારા સંવાદદાતા યોગેશ પંડ્યાનો અહેવાલ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરામાં વિશ્વમીત્રી નદી તથા વરસાદી પાણીના લીધે સર્જાયેલી સ્થિતિના ઉપાયરૂપે લાંબા ગાળાની કાર્યયોજના ઘડવા અનુરોધ કર્યો છે ગઇકાલે ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન જી

ના સંચાલન પરિષદની બેઠકના અધ્યક્ષસ્થાનેથી તેઓ બોલી રહ્યા હતા તેમણે આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાને સમયની માગણી મુજબ ફાયર ટ્રેનિંગ તથા રીસ્ક મેનેજમેન્ટના અભ્યાસક્રમો શરૂ કરવાનું સૂચન કર્યું હતું ગાંધીનગર નજીક ગિફટ સિટીનો ડિઝાસ્ટર પ્લાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંસ્થા બનાવે છે તેની વિગતો બેઠકમાં આપવામાં આવી હતી તેમજ આ વર્ષે જી ડી એમ

આઈ ડી એમ સંસ્થાના ડાયરેક્ટર જનરલ પી કે તનેજાએ સંસ્થા દ્વારા ડિઝાસ્ટર રીસ્ક મેનેજમેન્ટ તથા પ્રિવેન્શન ઓફ ડિઝાસ્ટર્સ માટે કેપેસીટી બિલ્ડીંગના જે કાર્યો હાથ ધરાઈ રહ્યા છે તેની જાણકારી આપી હતી

શ્રી કૌશિક પટેલે કહ્યું કે રાજ્ય સરકારની સતર્કતા અને સમયબધ્ધ આયોજનના લીધે કોઇ મોટી જાનીહાની થઇ નથી

સાણંદ જિલ્લાના ઉમરેઠ પેટલાદ બોરસદ તારાપુર ખંભાત તાલુકાઓમાં ભારે વરસાદના કારણે ઘણા કાચા મકાનો પડી જતા નિવાસી કલેકટરે સર્વે ટીમો કાર્યરત કરી છે

સૌથી વધુ વરસાદ દેડીયાપાડામાં પડયો છે

મી

મી

વરસાદના કારણે જિલ્લામાં રસ્તાઓ કોઝ વે તૂટવાની ઘટનાઓ બની છે ઘરો અને ખેતરોમાં પાણી ભરાઇ જવાથી ભારે નુકશાનના પણ અહેવાલ છે નર્મદા તથા કરજણ ડેમમાં પાણીની ભારે આવક થઇ રહી છે

કરજણ ડેમના છ ગેટ ખોલાતા કરજણ નદી બે કાંઠે વહેવા લાગી છે

રાજ્યની ક્રષિ યુનિવર્સિટીઓના ક્રલપતિઓ અને પ્રગતિશીલ ખેડ્રતોની બેઠક ગાંધીનગરમાં યોજાઇ ગઇ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી માટે કૃષિ સુધારાને સમયની માગણી ગણાવીને ખેડૂતોને કુદરતી પધ્ધતીથી ખેતી તરફ વાળવા કૃષિ યુનિવર્સિટીઓના અનુરોધ કર્યો હતો તેમણે કહ્યું કે પદમશ્રી ક્રષિ વૈજ્ઞાનિક સુભાષ પાલેકરના ગાય આધારીત ઝીરો બજેટ કૃષિના રસ્તે જ ખેડૂતોની આવક બમણી કરી શકાશે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કૃષિ અને ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે શરૂ કરેલા કૃષિ મહોત્સવ સોઇલ હેલ્થ કાર્ડ જેવી વિવિધ યોજનાઓ તથા કાર્યક્રમોની વિગતો આપી હતી

ફ્રેનાઝ છીપાએ રસાકસીભર્યા ફાઇનલમાં કૌશા ભાઇરાપુરેને હાર આપી હતી અમદાવાદની કોશાએ સારી શરૂઆત કરીને પ્રથમ બે ગેઇમ જીતી લીધી હતી પરંતુ ફ્રેનાઝે બાકીની ગેઇમમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું પુરૂષોના વિભાગમાં ભાવનગરના કૌશલ ભટ્ટે વડોદરાના જલય મહેતાને ચાર ગેઇમમાં સીધી હાર આપી પોતાની વિજયી કૂચ જાળવી રાખી હતી

અન્ય મેચોમાં કચ્છના ઇશાન હીંગોરાણીએ અમદાવાદના ધૈર્ય પરમારને હાર આપી હતી

તો અમદાવાદના ચિત્રાક્ષ ભટ્ટે અમદાવાદના જ હાર્દિક સોલંકીને પાંચ ગેમોમાં સીધી હાર આપી હતી મહેસાણાની તસનીમ મીરે પંદર વર્ષથી ઓછી વય જૂથની ઓલ ઇન્ડિયા સબ જૂનિયર બેડમિન્ટન સિંગલ્સ સ્પર્ધામાં જીત મેળવી સ્પર્ધાનો ખિતાબ જીતી લીધો છે